ચુડાસમા રાજકોટ નજીકના આણંદપરગામની પ્રાથમિક શાળાની મુલાકાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ લીધી હતી વિકાસ પામેલ આ શાળાની સુવિધા અને પ્રગતિની જાણકારી મંત્રીશ્રીએ મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો

તેમને આ શાળામાં શિક્ષણ સાથે સંસ્કારપણ અપાઇ રહ્યા છે આ શાળાને સુંદર વિકાસ થયો છે શાળાના કોમ્પ્યુટરલેબ સાયન્સલેબ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ઔષધિય ગાર્ડનની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી શાળાની સુવિધાઓ વિષે અનુજાબેન ગુપ્તાએ મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્રારા કાર્યરત પ્રેમના પટારા નું નિરિક્ષણ મંત્રીશ્રીએ કરી આ કાર્યથી ખૂશી વ્યક્ત કરી હતી એફોર્ડેબલ હાઉસીંગ કેન્દ્ર સરકારે તૈયાર કરેલા વાજબી ગૃહનિર્માણ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ સહિતના છ શહેરો માટે આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં આવતીકાલે તેની બેઠક યોજાશે રાજકોટના આયોજન અંગે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું કે ત્રીન બિલ્ડીંગ અને એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ માટે આયોજન કરવામાં આવ્યું છે

નાગરિકોને આ ફ્લેટ સાડા પાંચ લાખની કિંમતમાં પ્રાપ્ત થઇ શકશે આ એક આવાસ બનાવવા માટે કુલ સાડા દસ લાખ જેવો ખર્ચ થવાનો અંદાજ છે આ પ્રોજેક્ટમાં બ્યુટીફુલ ગાર્ડન ટુ ટાયર પાંકિંગ ડ્રેનેજ પીવાનું પાણી જેવી સવિધાઓ ઉપરાંત મોલ ટાઈપ શોપિંગ સેન્ટર ક્લબ હાઉસ સહિતની સવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે પ્રોજેક્ટમાં છ શહેરોમાં રાજકોટ ઉપરાંત રાંચી ઇન્દોર ચેન્નઈ અગરતાલા લખનઊની પસંદગી થઇ છે

સી એફ ટી

ટી પાણીનો સંગ્રહ થયો છે એક વર્ષ સુધી મહેસાણા બનાસકાંઠા પાટણ જિલ્લાને પીવાનું પાણી પુરૂ પાડી શકાશે જો વધારે વરસાદથી પાણી આવશે તો ખેડૂતોને સિંચાઈનો પણ લાભ મળી શકે તેમ છે માર્ગદર્શન મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ખેડૂતો પરંપરાગત ખેતી ઉપરાંત ઘર આંગણે મશરૂમની ખેતી કરી રોજગારી મેળવતા થાય તે અંગે એક સેમીનાર યોજાયો હતો હિમાલયા ઇન્ટર નેશનલ કંપની ખાતે તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજાઇલ હતી પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના અંતર્ગત હિમાલયા ઇન્ટરનેશનલ કંપનીના એમ ડી

મલેક હાજર રહ્યા હતા જેમાં એમડીએ ખેડ્રતો ઘરઆંગણે મશરૂમની ખેતી કરતા થાય તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું તેમણે ખેડૂતોને સહયોગની ખાતરી પણ આપી હતી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા